પોતાના હિસ્સાનું પાણી પાકિસ્તાન જતા રોકશે ભારત ડેમ બનાવી જમ્મ કાશ્મોર સહિત કેટલાક રાજયોને પાણી પહોંચાડવામાં આવશે જળ સંશાધન મંત્રી નીતિન ગડકરીઅ એક ટવીટ દવારા જણાવ્યું હત કે પુર્વિય નદીઓના પ્રવાહ ન બદલીને ભારત જમ્મ કાશ્મીર અન પંજાબમાં પાણો પુરું પાડશ વિરલ રાણા રાષ્ટ્રપતિ વટહુકમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુસ્લીમ મહિલા લગ્ન અધિકાર સલામતી અંગેનો બીજો વટ હુકમ ભારતીય તબીબી પરિષદ સુધારા અંગેનો બીજો વટ હુકમ કંપની સુધારા અંગેનો બીજો વટ હુકમ અને અનિયંત્રીત થાપણ યોજના અંગેનો વટ હુકમ મળીને કુલ ચાર વટ હુકમો જારી કર્યા છે મુસ્લીમ મહિલા લગ્ન અધિકાર સલામતી અંગેનો બીજો વટ હુકમ અગાઉના વટ હુકમની જોગવાઇઓને યથાવત રાખે છે

ભારતીય તબીબી પરિષદ સુધારા અંગેના બીજો વટ હુકમથી પહેલીવાર બહાર પડાયેલા વટ હુકમ મુજબ બોર્ડ ઓફ ગર્વનર દ્વારા કરાયેલી કામગીરી યથાવત રાખવામાં આવી છે પ્રથમ વટ હુકમ મુજબ ભારતીય તબીબી પરિષદ એમ

ની સત્તાને બે વર્ષ સુધી રદ કરાઇ છે આ સમયગાળામાં નવી તબીબી પરિષદની રચના કરાશે દેશના તબીબી શિક્ષણમાં પારદર્શકતા અને ગુણવત્તા લાવવાના હેતુથી આ વટ હુકમ બહાર પડાયો હતો કંપની સુધારા અંગેનો બીજો વટ હુકમ કેટલીક કંપનીઓનું નાણાકીય વર્ષ ટ્રીબ્યુનલે નક્કી કર્યા મુજબ નહી પણ નવેસરથી ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપે છે અને દેશ ભરમાં ગેરકાયદેસર થાપણો મેળવવાના દ્રષણને નિયંત્રણમાં લેવા અનિયંત્રીત થાપણ યોજના અંગેનો વટ હુકમ લાવવામાં આવ્યો છે

અંદાજપત્ર ઉપરાંતની પૂરક માંગણીઓ સામેની વિપક્ષોની કાપ દરખાસ્ત પાછી ખેંચાય એવી અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે પૂર અતિવૃષ્ટિ દુકાળ જેવી આપત્તિઓ વખતે સરકાર બેસી ન રહી શકે વિપક્ષના સભ્યોએ પણ નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની અપીલને માન આપીને ક્રષિ ખેડ્રત કલ્યાણ અને મહેસૂલ વિભાગની કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી

ટી

એલ પર જતાં હજારો મુસાફરો અટવાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરીકોને મુશ્કેલી ન પડે તે માટે હડતાળ પાછી ખેંચવા એસ ટી ના કર્મચારીઓને અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે તેમની સમસ્યાઓનો ચર્ચા વડે ઉકેલ લાવવામાં આવશે ગુજરાત રાજય માર્ગ વાફન વ્યવફાર નિગમના કર્મચારીઓની ફડતાલને પગલે આજે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોફનના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલ બેઠકમાં પ્રાદેશિક વાફન વ્યવફાર અધિકારી ભુજને અપાયેલ સૂચનાના અનુસંધાને આર ટી ઓ કચેરી ભુજ દ્વારા કચ્છની જનતાને એસ ટી ની ફડતાલને કારણે કોઇ તકલીફ ન પડે તે માટે તાકિદની વ્યવસ્થા ગોઠવવા માટે લકઝરી બસ તેમજ ટેક્ષી એશોસિએશનસંચાલકો સાથે બેઠક કરીને જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું પ્રાદેશિક વાફન વ્યવફાર અધિકારી ભુજ દ્વારા જણાવાયું છે

મન કી બાતના મુળ હિંદી પ્રસારણ બાદ તરત જ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે જે રાત્રે આઠ વાગે પુનઃ પ્રસારિત કરાશે